સપ્ટેમ્બર મહિનામાં કુપોષણ નાબુદી માસ તરીકે ઉજવશે હાલમાં દેશ માટે સૌથી મોટો પડકાર કુપોષણ છે ત્યારે પરિબળો જવાબદાર પરિબળો વગેરે બાબતો ને ધ્યાન માં રાખી કુપોષણ એટકાવવાની વધુમાં વધુ પ્રયત્નો ફાથ ધરવામાં આવશે

આ પ્રસંગે સૌને મેઘલાડુનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો ભુજ સહિત સમગ્ર જિલ્લામાંથી અને ખાસ કરીને પટેલ ચોવીસીવિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમમાં એન